ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષો સામે આક્ષેપ કર્યો છે કે તેઓને માત્ર પોતાના જ કલ્યાણની ચિંતા હોવાથી તેઓ વિકાસની વાત ક્યારેય કરતાં નથી આજે બિહારના પાલીગંજ ખાતે ચૂંટણી રેલીને સંબોધતાં તેમને આક્ષેપ કર્યો હતો કે તેઓ કેન્દ્રમાં નબળી સરકાર રચવાની ઇચ્છા ધરાવે છે જેથી તેઓ પોતે લાભ મેળવી શકે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પંજાબમાં ફરીદકોટ જિલ્લાના બરગાડી અને લુધિયાણાના મુલાનપુર ખાતે ચૂંટણી રેલીઓ સંબોધી હતી તેમણે નરેન્દ્ર મોદી સરકાર સામે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના ધિરાણો માફ કર્યાનો અને ખેડૂતોના ધિરાણો માફ નહીં કરવાનો આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું કે બેરોજગારો ખેડૂતો અને ઉદ્યોગો મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે ઉત્તરપ્રદેશમાં બસપાના વડા માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બંનેની ટીકા કરતાં જણાવ્યું હતું કે અગાઉની કોંગ્રેસ સરકાર અને વર્તમાન ભાજપ સરકારે ગરીબો અને વંચિતો માટે કશું જ કર્યું નથી ભાજપના વરિષ્ઠ નેતાઓ સુષ્મા સ્વરાજ કલરાજ મિશ્ર યોગી આદિત્યનાથ અને દિનેશ શર્માએ ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો

તમિલનાડુ ગુજરાત અને કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રીટર્નિંગ ઓફિસરોને આજે તાલિમ આપવામાં આવી હતી નાયબ ચૂંટણી કમિશનર ઉમેશસિંહા અને સંદીપ સક્સેના અને અન્ય અધિકારીઓએ આ તાલિમ આપી હતી પાંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ પણ આ તાલિમમાં ભાગ લીધો હતો

આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે લોકસભાની અત્યાર સુધી યોજાયેલી છ તબક્કાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ સિવાય દેશમાં બીજે ક્યાંય પણ હિંસા થઈ નથી શ્રી અમિત શાહે ટીએમસીના કાર્યકરો અને પોલીસો સામે ભાજપના પોસ્ટર ઊતારી લેવાનો પણ આક્ષેપ કર્યો છે શ્રી શાહે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિદ્યાસાગરજીની પ્રતિમા ટીએમસીના કાર્યકરોએ જ તોડી છે દરમિયાન ભાજપે બંગાળમાં થયેલા બનાવ અંગે દિલ્હીના જંતર મંતર ખાતે દેખાવો કર્યા છે દરમિયાન ત્રણમુલ કોંગ્રેસે ગઈકાલે કોલકાતામાં શ્રી અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા માટે ભાજપને દોષ આપીને આ અંગે ચૂંટણી પંચને રજૂઆત કરી છે ટીએમસીના સાંસદોના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને હિંસામાં કથિત રીતે ભાજપના કાર્યકરોની સંડોવણીના વીડિયો પુરાવાઓ આપ્યા હતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિદ્યાસાગરજીની પ્રતિમાને થયેલા નુકસાન બદલ ભાજપની ટીકા કરી છે

પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આજે દિલ્હીમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ ભારતીય રાજ્યોની સાંસ્કૃતિક ઓળખને નુકસાન કરવા તત્પર છે તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશની સાંસ્કૃતિક ઓળખ જાળવવા પ્રતિબધ્ધ છે

પ્રિયંકા શર્માના વકીલે આ સમગ્ર બાબત અદાલતમાં રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે અદાલતે ગઈકાલે આદેશ આપ્યો હોવા છતાં પ્રિયંકાને મુક્ત કરવામાં આવી નથી ત્યાર પછી અદાલતે આવું અવલોકન કર્યું હતું ન્યાયાધીશ ઇન્દ્રીરા બેનરજી અને સંજીવ ખન્નાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે જો પ્રિયંકા શર્માને જેલમાંથી ત્વરીત મુક્ત નહીં કરાય તો તેને અદાલતના અનાદરનો મુદ્દો ગણાશે

ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે પ્રિયંકા શર્માના શરતી જામીન મંજૂર કર્યા હતા અને તેને લેખિતમાં માફી માંગવાનો આદેશ આપ્યો હતો

આ જૂથ સામે તે અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો અને અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં ઘણા હુમલાઓમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને પ્રતિબંધિત કરાતા તેની અસ્ક્યામતો જપ્ત કરી શકાશે તેમજ તેના સભ્યોના પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી શકાશે

કેરળમાં ચોમાસાનો આરંભ થયા બાદ તે તબક્કાવાર ઉત્તર દિશામાં આગળ વધશે

ગૃહ વિભાગના અધિક સચિવ વિવેક ભારદ્વાજના વડપણ હેઠળની આ કેન્દ્રીય સમિતિમાં અલગ અલગ મંત્રાલયના પ્રતિનિધિઓ હતા ત્રણ દિવસની ઓડિશાની મુલાકાત દરમિયાન સમિતિએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ પૂરી કટક અને ખુરદા જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો શ્રી ભારદ્વાજને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને પુનઃ નિર્માણનું હાથ ધરેલ કામગીરીની માહિતી આપવામાં આવી હતી આ સમિતિ દિલ્હી પાછી ફર્યા બાદ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે

આજે દિલ્હીમાં આ વર્ષની કેલાસ માનસરોવર યાત્રા માટે કમ્પ્યુટર આધારિત ડ્રો કરતી વખતે તેમણે કહ્યું હતું કે પસંદગી પામેલા યાત્રિકોને એસએમએસ અને ઈમેઇલ દ્વારા માહિતી અપાશે અરજદારો યાત્રા પોતાની અરજીની માહિતી વેબસાઇટ કે

ડોટ જી ઓ વી

ધરપકડ કરાયેલ અબ્દુલ રહેમાન મક્કી જમાત ઉદ દાવાના રાજકીય પાંખના વડા છે પાકિસ્તાન સરકારે જાહેર હીતના રક્ષણના ધારા હેઠળ ગેરકાયદેસર સંસ્થાઓ સામે કરેલી કાર્યવાહી દરમિયાન અબ્દુલની ધરપકડ કરાઈ છે સરકારે આર્થિક કામગીરી કાર્યદળના નિર્દેશ મુજબ કરેલી કાર્યવાહીની અબ્દુલે ટીકા કરી હતી